વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થા સ્થપાશે ગાંધીનગરમાં સર્પદંશ વ્યવસ્થાપન પર રાજયકક્ષાની કાર્યશિબિર ખૂલ્લી મ્કતાં વનમંત્રી ગણપત વસાવા અમરેલી જીલ્લાના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્યમંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું સમાજના છેવાડાના માનવી સુધી મોંઘી સારવારનો લાભ પહોંચાડવા મા અમૃતમ તથા મા વાત્સલ્ય કાર્ડ અસરકારક વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટાયૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે અંતિમ દિવસ હવે ચૂંટણીચિત્ર સ્પષ્ટ બનશે જાણીતા કીડની રોગ નિષ્ણાત ડૉકટર એચ

ત્રિવેદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન ફજારો લોકોએ આપી અશ્રુભીની વિદાય ગાંધીધામ ખાતે રમાતી રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપમાં સુરતની છોકરીઓએ વડોદરાને ફરાવીને ટાઇટલ જાળવી રાખ્યું

શ્રી વસાવાએ કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે જેથી સર્પદંશ ઉપર સંશોધનના લાભો છેવાડાના લોકોને મળી શકે

સિંહો કથાં ફરે છેતેની જાણકારી માટે સરકાર દ્વારા જર્મનીથી રેડિયો કોલર મંગાવવામાંઆવ્યા છે શ્રીવસાવાએ કહ્યું કેગુજરાતમાં દિપડાઓ રીંછો અને મગરની સંખ્યામાંપણ સારો વધારો થયો છે

શર્માએ જણાવ્યું હતું કે સાપ એપ્રકૃતિની ખોરાક ચેઇનનો એક મહત્વનો ભાગ છે

આ પ્રસંગે નાયબમુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ રામાયણના પ્રખર કથાકાર મોરારીબાપુ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી હાજર હતા આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે લોકસેવા કરતા ટ્રસ્ટની હોસ્પિટલ મોટી સંખ્યામાં કામ કરતી હોવાથી સિવિલ હોસ્પીટલનું ભારણ ઘટે છે સમાજના છેવાડાના માનવી સુધી મોંઘી સારવારનો લાભ પહોંચાડવા માટે મા અમૃતમ તથા મા વાત્સલ્ય જેવા કાર્ડ અસરકારક માધ્યન બન્યા છે તેમણે ઉમેર્થું હતું કે રાજકોટમાં એઇમ્સ કાર્યરત થતાં સૌરાષ્ટ્રભરના દર્દીઓને અદ્યતન અને ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે

લુણાવાડા બેઠક ઉપર યાર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંયતા હવે ભાજપ કોંગ્રેસ અ એનસીપી એમ ત્રણ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે ભાજપે જીજ્ઞેશ સેવકને ટિકિટ આપી છે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણ મેદાનમાં છે

મહેસાણા જીલ્લાની ખેરાળુ વિધાનસભા બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે તેમાં ભાજપના અજમલજી ઠાકોર કોંગ્રેસના બાબુજી ઠાકોર અને એનસીપીના પથુજી ઠાકોર અને અપક્ષ જરીના ઠાકોરનો સમાવેશ થાય છે

બનાસ નદી બે કાંઠે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થતા અમીરગઢ પંથકમાં આનંદ છવાયો છે

કચ્છ સાંસદ પદયાત્રા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગાંધી સંકલ્પ પદયાત્રા આજે બીજા દિવસે લખપત તાલુકામાં પહોંચી હતી દોલતપરા દથાપર અને માતાના મઢ સહિતના ગામોમાં સ્વચ્છ ભારત ઝુંબેશની માહિતીઓ પ્રચાર કરવા સાથે શ્રી યાવડાએ લોકસંપર્ક કર્યો હતો

એલ ત્રિવેદીના પાર્થિવ દેહને આજે હજારો લોકોએ અશ્રુભીની વિદાય આપી ગઇકાલે તેમનું અમદાવાદમાં જ તેમની કર્મભૂમિ સિવિલ હોસ્પીટલમાં કીડની ઇન્સ્ટીટયુટ ખાતે અવસાન થયું હતું

પાંચ હજારથી વધુ લોકોના કીડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જીવનદાતા બનેલા ડોકટર ત્રિવેદીએ કીડની ઇન્સ્ટીટયુટ દ્વારા લાખો લોકોને વિનામૂલ્યે કે રાહતભાવે સારવાર પૂરી પાડી હતી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડવા ગામના ડોકટર હરગોવન ત્રિવેદી અમદાવાદમાં અભ્યાસ બાદ કેનેડામાં કામ કર્યું હતું પરંતુ વતનમાં સારવારના અભાવે મૃત્યુ પામતા કીડનીના દર્દીઓની સેવા માટે દ્રઢ નિર્ધાર કરી પાછા ફર્યા હતા

બોટાદ બોટાદ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા બોટાદ ખાતે સ્પે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે

માનસિક ક્ષતિગસ્ત અને માનસિક શ્રવણ ભાઈઓ બહેનોની સ્પર્ધા તા

ફાઇનલમાં તેનો મુકાબલો ભાવનગર સામે થશે જુનીયર બોઇઝ વિભાગમાં ફાઇનલ રાઉન્ડ સુરત અને અમદાવાદ વચ્ચે રમાશે નવરાત્રિ મા આદ્યશક્તિની આરાધનાનું શારદીય નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે આજે પાંચમા દિવસે નવદુર્ગાના મા સ્કંધમાતા સ્વરૂપની પૂજા થાય છે મા સ્કંધમાતા એ કાર્તિક સ્વામીના માતા છે